યૂંટણી પંચને મળેલા આંકડા અનુસાર પ

બંગાળમાં કેટલાક મતદાન મથકો પર ફિંસાના છુટા છવાયા બનાવો નોધાયા છે

છેલ્લા તબ્બકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહ્યા છે

રાષ્ટ્રો વચે સંધર્ષ ની ઉત્ત્પતીના મૂળમાં ફિંસાના વિચારો રહ્યા છે વિશ્વમાં આતંકવાદનો વધતો જતો ભય આ વિનાશક લાગણીની અભિવ્યક્તિ છે તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાય એકબીજા સાથે ફળી મળીને શાંતિ અને ન્યાયપૂર્ણ રીતે સવાંદ દ્વારા કામગીરી કરવી જોઈએ આ કામગીરી કરુણા અને વિવેક જેવા મુલ્યો પર આધારિત હોવી જોઈએ તેમણે ભગવાન બુદ્ધ દ્વારા આપેલા સિન્ધાતોનો અમલ કરી સંગર્ષને ટાળવાવિવિધ વ્રષ્ટીકોણનો સમાધાન અને સર્વસંમતી પાર્પ્ત કરવા અને વિનાશ સામે લડવાની અપીલ કરી ફતી સધર્ષ મુક્ત વિશ્વ માટે વૈશ્વિક નેતૃત્વ ની જરૂરીયાત પર તેમણે ભાર મુક્યો ફતો

કલ્પના શાહ્ આઇપીએલ ક્રિકેટ ફાઈનલ માં જંગ માં છેલ્લા દડા સુધી રોમાંચ જણાવનાર મેચમાં આખરી દડે ચેન્નાઈ સુપરકિંગ્સને એક રને ફરાવી ને મુંબઈ ઇન્ડિયન્સ ચોથીવાર પ્રીમિયન લીગ નું ચેમ્પિયન બની ફતી